આઈ એ તપાસ સંસ્થાએ જાલંધરમાં પોલીસ મથક પર થયેલા ગ્રેનેડ હુમલાના કેસમાં બે કાશ્મીરી યુવાનો સામે આરોપનામું દાખલ કર્યું

પી એલ ક્રિકેટ સ્પર્ધાની આજે ચેન્નઇમાં રમાનારી પહેલી કવાલીફાયર મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે

દરમ્યાન ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે

અધિકારીની બદલીના આદેશ આપ્યા છે કોંગ્રેસ અને જનનાયક જનતા પાર્ટીની ફરિયાદના પગલે ચૂંટણી પંચે સીરસા બેઠકના ઉમેદવાર સુનીતા દુગ્ગલના પતિ અને આઈ

અધિકારી રાજેશ દુગ્ગલની નિમણુંક હિસાર અને સીરસા મતવિસ્તારની બહાર કરવાના આદેશ આપ્યા હતા શ્રી રાજેશ દુગ્ગલ હિસારની હરીયાણા સશસ્ત્ર પોલીસની ત્રીજી બટાલીયનના કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે આ બેઠક ઉપર ભાજપના સુનીતા દ્વગ્ગલ કોંગ્રેસના અશોક તન્વર તથા રાષ્ટ્રીય લોકદળના ચરણજીતસિંહ રોરી વચ્ચે ત્રીપાંખીયો મુકાબલો થઇ રહ્યો છે

આઈ એ તપાસ સંસ્થાએ ગયા વર્ષે જાલંધર નજીકના પોલીસ મથક પરના ગ્રેનેડ હુમલામાં સંડોવાયેલા મનાતા બે કાશ્મીરીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે

પોલીસે આ બનાવના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા ખાતેના ફઝીલ બશીર પીંચુ તથા શાહિદ ક્યુમની ધરપકડ કરી હતી આરોપી ફઝીલ અને પીંચુએ રઉફ એહમદ મીર તથા ઉમર રમઝાનના સહકારમાં આ હુમલો કર્યો હોવાનો આરોપ છે અવંતીપોરામાં સલામતીદળો સાથેની અથડામણમાં રઉફ અને ઉમર ઠાર થયા હતા

આ બંને પ્રસંગોએ પ્રધાનમંત્રીએ મતદારોને પોતાનો મત બાલાકોટના હવાઇ હુમલાઓ માટે સમર્પીત કરવાની અપીલ કરી હોવાનો આક્ષેપ થયો હતો ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે આદર્શ આચારસંહિતાના ભંગને લગતા બધા જ પડતર કેસો અંગે છઠ્ઠી મે સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ ચૂંટણી પંચને આપ્યો હતો

માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે કર્ણાટકના જે વિદ્યાર્થીઓ રવિવારે યોજાયેલી નીટ પરીક્ષામાં બેસી શકયા નથી તેમને બીજી તક અપાશે ટ્રેન મોડી પડતા કેટલાક વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી શકયા ન હતા

ભાજપના રાજનાથ સિંહ કોંગ્રેસના રાહુલ ગાંધી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ અને આપના અરવિંદ કેજરીવાલ સહિત જુદાં જુદાં પક્ષોના પ્રચારકો દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે રોડ શો ઉપરાંત મતદારોને પ્રત્યક્ષ સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે

ગઇકાલે દિલ્હીમાં મળેલી દ્વિપક્ષીય વેપાર અંગેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

રણજીત યુદ્ધ જહાજને સેવા નિવૃત્ત કરાયું હતું

ખાતે નૌકાદળમાં વિધીવત સામેલ કર્યું હતું

ગઇકાલે તરાવીહ નામે ઓળખાતી ખાસ નમાઝ માટે ભાવિકો મોટી સંખ્યામાં મસ્જીદોમાં ઉમટી પડયા હતા રમઝાન એ મુસ્લીમ વર્ષ ગણના મુજબ નવમો મહીનો છે અને તેના છેલ્લા દિવસે ઇદ ઉલ ફીત્રની ઉજવણી કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમઝાન માસના આરંભે લોકોને આપેલા શુભેચ્છા સંદેશામાં રમઝાન માસ સુમેળ હર્ષ તથા ભાઈચારાની ભાવના સમાજમાં સુદ્રઢ બનાવશે તેમ જણાવ્યું છે

ઉત્તર વઝીરીસ્તાનમાં થયેલા આ હુમલાઓની જવાબદારી હજી સુધી કોઇ જૂથે લીધી નથી આ હુમલાઓ પાકિસ્તાન અફઘાનીસ્તાન સરહદી વિસ્તારોમાં થયા છે અને બંને દેશો એકબીજા સામે સરહદ પારના સક્રિય આતંકવાદીઓ સામે પૂરતા પગલા નહીં લેવાનો આક્ષેપ કરતા હોય છે

આના પરીણામે ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણી માટે મતદારોની ચાલી રહેલી નોંધણી કામગીરી તથા કેનીથ વાવાઝોડાના પીડીતોને મોકલાતી સહાયને અસર થઇ શકે છે

આના લીધે ઘણાં લોકોને પોતાનું ઘર છોડીને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે